ઓસ્ટીન ભારતની સત્તાવાર મુલાકાત આજે દિલ્ફી પહોંચશે

વી

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર સંબંધિત રાજ્યો સાથે દરરોજ સમીક્ષા બેઠક યોજીને જાહેર આરોગ્ય માટે પગલાં લેવા અંગે માર્ગદર્શન આપી રહી છે

એવી જ રીતે કોવિડનું સંક્રમણ વધે નહીં તે માટેના નિયમોનું યૂસ્તપણે પાલન થાય અને કન્ટેનમેન્ટ વિસ્તારોમાં નિયમોનું કડક પાલન થાય તે જોવાની સૂચના અપાઈ છે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર અને પંજાબમાં કોવિડના સંક્રમણને રોકવા ઉચ્ચ કક્ષાની કેન્દ્ર સમિતિઓને સંબંધિત રાજ્યોમાં મોકલી હતી

આસામ અને બંગાળ વિધાનસભાની પહેલા અને બીજા તબક્કાના યૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે અત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની યોથા તબક્કાની ઉમેદવારીપત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે

બીજા તબક્કાની યૂંટણી પહેલી એપ્રિલે યોજાશે

સૌગત રોય યશવંતસિંહા નદીમુલ હક પ્રતિમા મંડળ અને મહ્વા મોહિત્રા ચૂંટણી પંચને મળવા જનાર પ્રતિનિધિ મંડળમાં જોડાશે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તુણમૂલ કોંગ્રેસમાં જોડાનાર યશવંતસિંહાને ટીએમસીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે

ઓસ્ટીન ભારતને સત્તાવાર મુલાકાત આજે દિલ્હી પહોંચશે તેઓ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્ર સરકારના અન્ય અગ્રણી સાથે ભારત અમેરિકા વચ્ચેની સંરક્ષણ ક્ષેત્રની ભાગીદારી મજબૂત બનાવવા યર્યાવિયારણા કરશે આ ઉપરાંત તેઓ હિન્દ પ્રશાંત વિસ્તાર વધુ મુક્ત અને સમૃદ્ધ બને તે માટે સહકાર વધારવા પર ચર્ચા કરશે

અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રી શીવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષપદે યોજાયેલી મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેક્ટરોની બેઠકમાં યર્યાના અંતે આ નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરોને એક અઠવાડિયા સુધી ક્વોરન્ટાઇન રાખવાનો નિર્દેશ મહારાષ્ટ્રથી અડીને આવેલા મધ્યપ્રદેશના જિલ્લાઓના વહીવટીતંત્રને આપ્યો છે

વી સિંધુ અને લક્ષ્યસેને ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમીન્ટન સ્પર્ધાની સીંગ્લ્સની કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પી વી સિંધુએ ડેન્માર્કની એલ

એવી જ રીતે પુરૂષોની સીંગલ્સમાં ભારતનાં લક્ષ્યસેને પણ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે પ્રિ કવાર્ટર ફાઈનલમાં લક્ષ્ય સેને ફાન્સનાં થોમસ રોકસેલને પરાજય આપ્યો હતો જોકે ભારતનાં સાઈ પ્રણીત અને એચ

પ્રણોયને પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પરાજય થતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે

આ વિઘેયક માં વીમા કંપનીઓ પરના નિયંત્રણો અને માલિકી અંગેનાં નિયંયણો પણ દૂર કરવાની જોગવાઈ છે

દરેક વીમા કંપની આ અંગે નિર્ણય લેશે વિદેશી રોકાણનાં લીધે વીમા કંપનીઓની મૂડીભંડોળની સમસ્યા ઉકેલી શકાશે બીજા પ્રશ્નનાં જવાબમાં નાણાંમંત્રીએ કહ્યું કે સરકાર અનામતની નીતી માટે પ્રતિબંધ છે અને વીમા કંપનીઓમાં આ નીતી યથાવત રહેશે

યુરોપીયન મેડીસીન એજન્સીની સલામતી સમિતીએ એસ્ટ્રેઝેનેકા દ્વારા તૈયાર કરાયેલી રસીનો પ્રાથમિક સમીક્ષા બાદ આવી જાહેરાત કરાઈ છે જર્મની સહિત યુરોપનાં કેટલાંક દેશોએ આ રસીનો સંભવિત આડઅસરોને ધ્યાનમાં લઈને રસીકરણનો પ્રક્રિયા થોડા સમય માટે બંધ કરી હતી તેના પગલે યુરોપીયન મેડીસીન એજન્સીએ આ રસીની ગુણવત્તાની ચકાસણી શરૂ કરી હતી એજન્સીનું માનવું છે કે વેક્સીનનાં લીધે લોહીમાં ગાંઠ થતી હોવાનો ખતરો ઉભો થાય છે તે બાબતને પુષ્ટી મળી નથી

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગ્રામોદય મિશનનો પ્રારંભ કરાવ્યો હતો અમારા સંવાદદાતા જણાવે છે કે આ મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં આવાસની સુવિધા આપવા ઉપરાંત પાયાની માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ કરાશે ગ્રામોદય મિશનના ઉદ્દઘાટન સમારંભમાં શ્રી તોમરે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઓનો અસરકારક રીતે અમલ કરવામાં આવ્યો છે